તેમણે કહ્યું કે મુંબઇ ત્રાસવાદી હુમલા બાદ ભારતે હવાઇ હુમલા કરી શકાયા હોત પરંતુ એવું કરાયું નહોતું નાણામંત્રી શ્રી અરૂણ જેટલીએ પણ બાલાકોટ હવાઇ હુમલા અંગે સામ પિત્રોડાના નિવેદનની ટીકા કરી ભાજપ મુખ્ય મથકે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જેટલીએ કહ્યું કે વિશ્વમાં કોઇપણ દેશે અને મુસ્લીમ રાષ્ટ્રોના સંગઠને પણ હવાઇ હુમલાની ટીકા કરી નથી અને સામ પિત્રોડાને ભારતે ખોટું કર્યું એમ લાગે છે આરતી ભદ્ટ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આંતરરાષ્ટ્રીય નાંજ્ઞાભંડોળ આઈ એમ એફ એ જજ્ઞાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે

એમ એફ એ જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે ઘણા મહત્વના સુધારા કર્યા છે

એમ એફ ના સંદેશા વ્યવહાર નિયામક ગેરી રાઇસે વોશિંગ્ટનમાં પત્રકાર પરિષદમાં આ મુજબ જજ્જાવ્યું હતું તેમજ્ઞે કહ્યું કે મોટા અર્થતંત્ર વાળા દેશોમાં ભારતે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ સાત ટકા વિકાસદરથી આર્થિક વિકાસ સાધ્યો છે

તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી વારાજ્ઞસીથી જ્યારે પક્ષ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે પક્ષના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ લખનૌથી શ્રી નીતિન ગડકરી નાગપુરથી અને કર્નલ રાજ્યવર્ધન રાઠોડ જયપુર ગ્રામીણથી ચૂંટણી લડશે તદ્દ ઉપરાંત ગઈકાલે નવી દિલ્હીમાં પક્ષની કોર કમિટિની બેઠક મળી હતી અને તેમાં ગુજરાતની બાકીની બેઠકોના ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવ્યો છે

મુરલીક્રિષ્નનએ જણાવ્યું કે દિવ્યાંગ લોકો માટે ચુંટણીપંચ દ્વારા પી ડબલ્યુ ડી એપ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા દિવ્યાંગ લોકો વિવિધ સુવિધાઓને ઉપલબ્ધ કરાવી શકશે તદ્દઉપરાંત દિવ્યાંગ લોકો ચુંટણી વખતે પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે એપ દ્વારા સરળતા અને સુલાભાતાથી મતદાન અધીદાર મેળવી શકે છે

જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે

આ એકોમોડેશનમાં રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં

આમ ચૂંટણીની આદર્શ આચારસંફિતાના અમલીકરણ હેતુ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોફને જાહેરનામુ પ્રસિદ્ધ કરી કોઇપણ ઉમેદવાર રાજકીય પક્ષના કાર્યકર કે રાજકીય પક્ષના વ્યક્તિ કાફલામાં એક સાથે દસથી વધુ વાફનો ફેરવી શકશે નફીં